માધાપરમાં ફરી કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ હતું જિલ્લામાં આરોગ્ય અધિકારી ડો પ્રેમકુરમા કન્નરે આપેલી વિગતો મુજબ મહિલાના પરિવારના ત્રણ સભ્યોનો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં ખસેડાયા છે જયારે પડુવાડી વિસ્તારની આ શેરીને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરીને શેરીને સીલ કરાઈ છે શિતલ વૈશ્નવ ચરસ જખૌ કચ્છમાં આવેલ જખૌના દરિયામાંથી ફરી બિનવારસુ યરસ પકડવામાં આવ્યુ છે

થોડાક સમય અગાઉ તેઓ ભુજની ઓલફેડ હાઈસ્કુલમાંથી ચિત્ર શિક્ષક તરીકે નિવૃ ત થયા હતા અખબારોમાં કાર્ટું ન મારફતે તેઓ સંપ્રત વિષયો પર કટાક્ષ કરી લેતા હતા ભુજ એ ડિવિઝન પોલીસ સબ ઈન્સ્પેક્ટ દ્રારા બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈકાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થશે માછીમારોને આવતીકાલ થી પાંચ દિવસ સુધિ દક્ષિણ ગુજરાતમામં દરિયો ન ખેડવાની સલાહ આપી છે